માનવ વિકાસ વૈશ્વીક તથા આંતરરાષ્ટ્રીય સફકાર માટે શ્રી મોદીએ કરેલા આદાનપ્રદાન માટ તેમને સાઉલ શાંતી પૃસ્કાર થી સમાનિનત કરાશે દક્ષિણ કોરીયાના ભારત રાજદૂત શ્રી પ્રિયા રંગ નાથ ને આ અંગે માહિતી આપતા જણાવ્યું ફતું કે શ્રી મોદી નાં નવા ભારત નિર્માણ નાં દ્રષ્ટી કોણ ને પ્રાપ્ત કરવામાં દક્ષિણ કોરિયા મફત્વ નું ભાગીદાર બની શકે છે

ગઈકાલે નવી દિલ્લીમાં સાઉદી અરેબિયા નાં પ્રિન્સ મોફમંદ બિન સલમાન સાથે મંત્રણા કાર્ય બાદ ગઈકાલે પ્રશ્નીદ્વ કરેલી યાદીમાં શ્રી મોદીએ જણાવ્યું કે પુલવામાં આંતકી ફુમલા થી સ્પસ્ટ થયું છે કે આંતકવાદ એ ગંભીર ખતરારૂપ છે અને તે માનવતા વિરોધી છે સાઉદી અરીબીયા નાં પ્રિન્સ મોફમંદ બિન સલમાન બિન અબ્દુલ અઝીઝ અલ સાઉદ તેમની અખબાર યાદીમાં જણાવ્યું ફતું કે બને દેશો કૃષિ અને સાંસ્કૃતિક જેવા ક્ષેત્રોમા પરસ્પર સફકાર સાધશે તેમણે કહ્યું કે તેમનો દેશ આંતકવાદ સામે લડવા ભારતને ટેકો આપશે

આ ફાલંવાણી જાહેર ક્ષેત્રની બેન્કિંગ ની નિયમનકારી મૂડી જરૂરિયાતો અને નાણાકીય વિકાસ યોજના ટકાવી રાખવા માટે કરાઈ છે

આત્મીય યુનિવર્સિટી ખાતે બિલ્ડીંગ લો કાર્પ જ઼િના કાર્ય ક્રમમાં હાજરી આપશે અને સૈ નિક કલ્યાજ઼ નિધિ ચેક અર્પણ કરાશે રૈ યા ચાે કડી પાસે નવનિર્મિત ફલાય ઓ વર બ્રિજનું લો કાર્પણ કરશે આ ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યો જના સ્માર્ટ સીટી નોને મો ટરાઇઝ ટ્રાન્સપો ર્ટનો શુભારંભ સ્માર્ટ સીટી લેઇક રેઇન બસે રા વગે રે યો જનાના લો કાર્પ ણ કરશે

સભાના આરંભે પુલવામા આંતકી હુમલામાં શહીદ થયેલ સીઆરપીએફ નાં જવાનોને શ્રધાંજલિ આપવામાં આવી ફતી તેમજ શફીદોના પરિવારજનો માટે શફીદ ફંડ માં રૂપિયા પ લાખ ની રકમ અર્પણ કરવામાં આવી ફતી

આ મફોત્સવ શારીરિક અને બોધિક રમતો ઉપરાંત વિવિધ કલાને ઉજાગર કરતી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે